કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દલિતોના વિકાસ માટે પ્રતિબદ્વ છે ચંદ્રવદન પટ્ટણી કચ્છમાં ભારતબંધ સર્વોચ્ચ અદાલત દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને કચ્છમાં મિશ્ર પ્રતિસાદ સાપડયો હોવાનું જાણવા મળે છે અમારા સંવાદદાતાઆર સરવૈયા જણાવે છે કે એકંદરે શાંતિ જળવાઈહતી ભુજ અને ગાંધીધામમાં છૂટાછવાયા બનાવો સિવાય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો બજારો મહદઅંશે ખુલ્લા રહ્યા હતા ભુજમાં બંધ પળાવવા દરમિયાન જ્યુબેલી સર્કલ પાસે વાહન વ્યવહાર રોકવા પ્રયાસ થયો હતો પોલીસે હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો બે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે ગાંધીધામમાં ઓસ્લો સર્કલ ટાગોર રોડ વિસ્તારમાં વાહન વ્યવહાર અવરોધવા પ્રયાસ થયો હતો કેટલીકદુકાનો બજારો બંધ કરાવાઈ હતી જિલ્લામાં વિવિધ તાલુકા મથકએ સંબંધિત સતાવાળાઓને આવેદનપત્ર અપાયા હતા અંતમાં દલિત સમાજે ભારત બંધના એલાનને મહદઅંશે સફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું

માલ પરિવહનમાં બંદરમાં કાર્યક્ષેત્રહેઠળના વાડીનાર બંદરેથી પ્રવાહી માલ સામાનનોસિંહફાળો રહ્યો છે

ચંદ્રવદન પટ્ટણી મેગા સાગર કવાયત દેશની સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઈ સરહદે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે આગામી બુધવારથી મેગા સાગર કવાયતનું આયોજન થયું છે કચ્છમાં કાર્યરત તપાસ સુરક્ષા એજન્સીઓ વચ્ચે આપસી સંકલન જાળવી રાખવાના હેતુથી મેગા સાગર કવાયત યોજાશે બે દિવસની કવાયતમાં જખો ઉપરાંત કોટેશ્વર સિરક્રક અને હરામીનાળા વિસ્તારોને આવરી લેવાશે જેમાં સીમાસુરક્ષા દળ લશ્કર નોકાદળ તટરક્ષક દળ પોલીસ અને સાંઘી તેમજ કંડલાના સુરક્ષા કર્મચારીઓ સહિતની યોજનાઓ જોડાશે ચંદ્રવદન પટ્ટણી બિહાર પ્રભારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજ્યના વરિષ્ઠ કોંગ્રેસ નેતા શક્તિસિંહગોહિલની બિહારના કોંગ્રેસ પ્રભારી તરીકે નિમણૂંક કરી છે તેઓ ડો

જોશીના અનુગામી બનશે

શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને પાંચ વર્ષ સુધી તેઓઅબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે